પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

ટી ગવર્મેન્ટ ગ્લોબલ સ્માર્ટ સીરીઝ ફોરમ દ્વારા અમદવાદને બેસ્ટ સ્માર્ટ પાર્કિંગ અને બેસ્ટ સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટનો એવોર્ડ મબ્યો

બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ભારતમાં કોવીડની રસી માટે થઈ રહેલા સંશોધનો અને રસી વિકાસ કાર્યક્રમ માટે પેકેજની રકમમાંથી અનુદાન અપાશે રસી નિર્માણ પ્રક્રિયામાં પ્રિ ક્લિનીકલથી લઈને ક્લિનીકલ પરિક્ષણ રસીનું ઉત્પાદન તથા રસી વિતરણની વ્યવસ્થા માટે અનુદાનનો ઉપયોગ કરી શકાશે

મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કૃષિક્ષેત્રે તાજેતરમાં કરાયેલા સુધારાઓએ ખેડૂતોને વધુ સશક્ત બનાવ્યા છે તથા તેમને નવી તકો આપી છે ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારીત મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે સંસદમાં લાંબી ચર્ચા બાદ કૃષિક્ષેત્રેના સુધારાઓને કાયદાકીય સ્વરૂપ અપાયું છે તેમણે રાજસ્થાનના મહંમદ અસલમ દ્વારા કૃષિ સુધારા અંગે ખેડૂતોમાં કરાતી લોકજાગૃતીની કામગીરીની પ્રશંસા કરીને યુવાનોને ગામડાઓની મુલાકાત લઈને ખેડૂતો સાથે આ મુદ્દે વાતચીત કરવાની અપીલ કરી હતી તેમણે સંસ્કૃતિના મહત્વ ઉપર ભાર મૂક્તા કહ્યું હતું કે સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસો લોકોને જોડે છે તથા પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે પ્રધાનમંત્રી બ્રાઝીલના જોનાસ માસેતીનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમણે ટેક્નોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને વેદાંત અને ભારતીય સંસ્કૃતિની માહિતી ઓનલાઈન અભ્યાસક્રમ દ્વારા વિશ્વભરમાં પહોંચાડી છે

પ્રધાનમંત્રીએ શિક્ષણ મેળવ્યા પછી પોતાની શૈક્ષણિક સંસ્થાઓ માટે કંઈક કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો

પહેલો ફ્લાય ઓવર સિંધુભવન ચાર રસ્તા ખાતે અને બીજો ફ્લાય ઓવર સાણંદ જંકશન ખાતે બનાવવામાં આવ્યો છે

ટી ગવર્ન્મેન્ટ ગ્લોબલ સ્માર્ટ સીટીઝ ફોરમ દ્વારા અમદાવાદને બેસ્ટ સ્માર્ટ પાર્કિંગ અને બેસ્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટનો એવોર્ડ મબ્યો છે સ્માર્ટ સીટી અમદાવાદ ડેવલોપમેન્ટ લિમિટેડના સી

ઓ

છ જેટલા તજજ્ઞો દ્વારા અમદાવાદના આ પ્રોજેક્ટની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી

વિશ્વકોષ ગુજરાત વિશ્વકોષના સ્થાપના દિનને વિશ્વ સંસ્કૃતિ પર્વ તરીકે ઉજવવામાં આવે છે

જેમાં દરરોજ સાંજે સાડા પાંચ વાગ્યે વિશ્વકોષના પ્રણેતા સાકળ ચંદભાઈ પટેલ વિશ્વકોષના શિલ્પી ધીરુભાઈ ઠાકર અને શ્રેણિકભાઈ કસ્તુરભાઈએ સંસ્થામાં આપેલા યોગદાન અંગે ડોક્ટર ક્રમારપાળ દેસાઈ પ્રાંસગિક પ્રવચન કરશે આ ઉપરાંત બીજી ડિસેમ્બરે સાંજે અમરભદ દ્વારા ગુજરાતીમાં વિશ્વ કવિતાની સંગીતમય પ્રવૃતિ થશે ત્રીજી ડિસેમ્બરે જનકશાહ દ્વારા વિશ્વના દિવ્યાંગોનું અસાધરણ આત્મબડ એ વિષય ઉપર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ થશે ત્યારબાદ ચોથી ડિસેમ્બરે લોકગીતોમાં વૈશ્વિક સંવદેના વિશે વ્યાખ્યાન અપાશે દેવદિવાળી સમગ્ર રાજ્યમાં આજે દેવ દિવાળી પર્વની આનંદ ઉત્સાહ અને ધાર્મિક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે પૌરાણિક પરંપરા મુજબ કાર્તિકેયે તારકાસુરનો વધ કરી અસુરો પર વિજય મેળવ્યો હતો જેથી દેવોએ આજના દિવસે દિવાળીની ઉજવણી કરી હતી જેથી પરંપરા મુજબ કાર્તિક પૂર્ણિમાએ દેવદિવાળી ઉજવવામાં આવે છે આજે રાજ્યના મોટા ભાગના મંદિરોમાં દિપોત્સવ અને અન્નક્રટ યોજાશે જો કે કોરોના મહામારીના કારણે રાજ્યના ઘણા જાણીતા મંદિરોમાં તકેદારીરૂપે ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા છે દિવાળીના મંગલ પર્વોની પણ આજે પૂર્ણાહ્તિ થાય છે દરમ્યાન ગીરસોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સોમાનાથ તીર્થધામમાં કાર્તિક પૂર્ણિમાનું અનેક મહત્વ રહેલું છે તથા ધાર્મિક પરંપરા મુજબમેળાનું પણ આયોજન થાય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાને રાખે મેળો બંધ રાખવામાં આવ્યા છે મંદિરમાં આજે પરંપરા મુજબ મહાઆરતી મહાપૂજા થશે આ પૂજા અને આરતી ભક્તો સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ તથા સોશ્યલ મીડિયા માધ્યમથી ઓનલાઈન નિહાળી શકશે મુખ્ય મંત્રી શુભે ચ્છા ગુરૂનાનક જ્યંતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ શીખ સમુદાયના નાગરિક ભાઇ બહેનોને આજે ગુરૂનાનક જ્યંતિના પાવન પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે શ્રી વિજય રૂપાણીએ બંધુતા સમરસતા અને પરસ્પર પ્રેમના ગુરૂનાનક દેવજીના ઉપદેશને આત્મસાત કરવામાં આ પર્વ સમાજ સમસ્તને પ્રેરણા આપશે તેમ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે હવામાન રાજ્યમાં સૌરાષ્ટ કચ્છના ઘણાં વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં સહેજ વધારો નોંધાતા ઠંડીનું પ્રમાણ સહેજ ઘટ્યું હતું